પાટીલનુ આજે સુરતમાં મહાનગર અને જિલ્લા ભાજપા દ્વારા સ્વાગત કરવામાં આવ્યું છે ગુજરાત ભાજપાના પ્રદેશ અધ્યક્ષ તરીકે શ્રી સી

પાટીલની થયેલી વરણીના અનુસંધાને સુરતના પ્રવેશ દ્વાર સરથાણા જકાતનાકા વાલક પાટિયા ખાતે કાર્યકરો શુભેચ્છકો અને આગેવાનો દ્વારા સ્વાગત માટેનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું

પોતાના ગુજરાતી ભાષામાં કરાયેલા ટ્વિટ સંદેશમાં શ્રી પાટિલે આ અંગે જણાવ્યુ હતું કે તેમણે પ્રધાન મંત્રી શ્રી મોદીના આશીર્વાદ લીધા હતા અને રાજયમાં પક્ષના સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે ખાત્રીઆપી હતી દિલ્ફીની મુલાકાત દરમિયાન શ્રી પાટિલ ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહને પણ મળ્યા હતા શ્રી શાહે તેમણે ભાજપના પ્રદેશ પ્રમુખ બનવા માટે અભિનંદન પાઠવ્યા હતા અને તેમના નેતૃત્વમાં રાજયમાં પક્ષનું સંગઠન વધુ મજબૂત બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો શ્રી સી

પાટિલ ગઇકાલે રાજ્યના ભુતપૂર્વ મુખ્ય મંત્રી શ્રી કેશુભાઈ પટેલને પણ મળ્યા હતા અને તેમના આશીર્વાદ લીધા હતા

પાટિલને પક્ષના કેન્દ્રીય નેતૃત્વ દ્વારા ભાજપના પ્રદેશ અધ્યક્ષ બનાવતા તેમણે ગયા મંગળવારે ગાંધીનગરમાં કાર્યભાર સાંભળી લીધો હતો

વધુ વિગતો આપે છે

નર્મદા જિલ્લા પંચાયત આયુર્વેદિક વિભાગના વડા ડો નેહા પરમારના માર્ગદર્શનમાં આયુષ મંત્રાલયની ગાઈડ લાઈન મુજબ શરીરમાં રોગપ્રતિકારક શક્તિ વધારતા ઉકાળાને બનાવવા માટે સમસ્ત વૈષ્ણવ વણિક સમાજ રાજપીપળા દ્વારા વહેલી સવારના ચાર વાગ્યાથી ઉકાળો બનાવી અને રાજપીપળામાં જ્યાં સૌથી વધુ કોરોના પોઝિટિવ દર્દીઓ સામે આવ્યા છે તેવા કન્ટેનમેન્ટ વિસ્તારો ગણાતા કાછીયાવાડ સોનીવાડ કસ્બાવાડ માછીવાડ સ્ટેશન બેકરોડપારેખ ખડકી સિંધીવાડ માલિવાડ જેવા વિસ્તારમાં આ ઉકાળો ઘરે ઘરે જઈ ને વિતરણ કર્યુ હતું

લાયન્સ ક્લબ ઓફ ભાવનગર સિટીના પ્રમુખ અલ્પેશભાઈ પટેલ અને લાયન મહેશભાઈ દવે દ્વારા વિતરણ થયું હતું

તેમને પ્રોત્સાહન મળે તે માટે એગ્રીકલ્ચર ટેકનોલોજી મેનેજમેન્ટ એજન્સી આત્મા યોજનાં હેઠળ બેસ્ટ આત્મા ખેડૂત એવોર્ડ તાલુકા કક્ષાએ દસ હજાર રૂપિયા જિલ્લા કક્ષાએ પચ્ચીસ હજાર રાજ્યકક્ષાએ પચાસ હજાર મૂલ્યના એવોર્ડની જોગવાઈ છે

જેમાં તેર વિવિધ ક્ષેત્રમાં પોતાની આગવી કોઠાસૂઝની વિશિષ્ટ કામગીરી કરવા બદલ આપવામાં આવશે અરજી પ્રોજેકટ ડાયરેકટર આત્મા ખેડૂત તાલીમ કેન્દ્ર હેદરી ચોક મહેસાણાની કચેરીએ પહોંચાડવાની રહેશે

જે યુવાનો માટે કૌશલ્ય વિકાસ અને રોજગારની તકો પૂરી પાડશે ગુજરાત ટ્રરીઝમ ડિપાર્ટમેન્ટ દ્વારા આ કોર્સને સ્પોન્સર્સ કરવામાં આવતાં વિદ્યાર્થીઓ વિનામૂલ્ચે શોર્ટ ટર્મ કોર્સનો લાભ મેળવી શકશે જીટીયુ દ્વારા આ પ્રકારના કોર્સ શરૂ કરીને વિદ્યાર્થીઓને રોજગારીની વિશેષ તકો મેળવવા માટે પ્રોત્સાહન પૂરૂ પાડવામાં આવી રહ્યું છે

આ કોર્સ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા પછી ઉમેદવારોને જીટીયુ દ્વારા સર્ટીફીકેટ આપવામાં આવશે પ્રિ કોવિડ અને પોસ્ટ કોવિડને અનુલક્ષીને ટ્રાવેલ્સ ટ્રરીઝમ અને હોસ્પિટાલિટી ક્ષેત્રના મહત્વના મુદ્દાઓ જાણીતા વિષય નિષ્ણાતો દ્વારા અભ્યાસ કરાવવામાં આવશે

છોટાઉદેપુર વન વિભાગ અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના સંયુકત ઉપક્રમે જિલ્લાના રાયસિંગપુરા કેલદરાં ભેખડીયા ખાપરીયા અને બરોલી ગામે ઘનિષ્ઠ વનીકરણ માટે રોપાનું વાવેતર કરાયું છે કવાંટ તાલુકાના કેલદરા ભેખડીયા અને નસવાડી તાલુકાના ખપરીયા બરોલી ગામોમાં મિયાંવાંકી પદ્ધતિથી વૃક્ષા રોપણ કરવામાં આવ્યું હતું જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની મનરેગા યોજના અંતર્ગત તૈયાર કરવામાં આવનાર આ જંગલ માટે રોપા અને તાંત્રિક માર્ગદર્શન વન વિભાગ દ્વારા પુરૂં પાડવામાં આવશે

આમ્બેડકર સફાઇ કામદાર આવાસ યોજના અમલમાં છે આ યોજનાનો લાભ સફાઇ કામદારો અને તેમના આશ્રિતોને મળવાપાત્ર રહેશે જેમાં આવક મર્યાદા લાગુ પડશે નહીં

છોટાઉદેપુર જિલ્લાના સફાઇ કામદારો કે તેમના આશ્રિતો આ યોજનાનો લાભ લેવા માંગતા હોય તેમણે ઓનલાઈન પોર્ટલ પર અરજી કરવાની રહેશે છોટાઉદેપુર જિલ્લાના તમામ સફાઇ કામદારો અને તેમના આશ્રિતો વધુ માહિતી માટે જિલ્લા મેનેજર ગુજરાત સફાઇ કામદાર વિકાસ નિગમ અને નાયબ નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણની કચેરી જિલ્લા સેવાસદન છોટાઉદેપુરનો રૂબરૂ સંપર્ક કરવા જણાવ્યું છે